મી

મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી સૌરાષ્ટ્ર કચ્છના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠક યોજીને સ્થિતીની સમીક્ષા કરી હતી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા કે આ વાયુ વાવાઝોડું બુધવારની મધ્યરાત્રી કે ગુરૂવારની વહેલી સવારે ગુજરાત પર ત્રાટકવાની પૂરી શકયતાઓ છે

મી

આ વાવાઝોડાની તીવ્રતા સતત વધી રહી છે તેમજ મધરાત્રીએ ત્રાટકવાનું છે તે ચિંતાનો વિષય છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે લોકોને અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના નાગરીકોને સજાગ કરી તેમનું સલામત સ્થળે સ્થળાંતર શિફટીંગ એ જ એકમાત્ર વિકલ્પ છે

તેમણે જિલ્લા તંત્રવાહકોને માલ મિલકત નુકશાન ઢોર ઢાખર અને માનવહાનિ ન થાય તેવું સલામતીભર્યું આયોજન કરવાની તાકીદકરી હતી મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેકટરોને એમ પણ જણાવ્યું કે પશુપાલકો ખેડૂતો પોતાના પશુઓ બાંધી ન રાખે અને છૂટા રાખે જેથી પશુજીવ હાનિ નિવારી શકાય તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત થાય તેમણે જિલ્લાવાર કલેકટરો સાથે વાતચીત કરીને સંબંધિત જિલ્લાની સજ્જતા સતર્કતાની સંપૂર્ણ વિગતો મેળવી હતી મુખ્યમંત્રીશ્રીએ આગોતરી સલામતી સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના હવાઈમથકો પ્રવાસન તીર્થધામોની બસ સેવાઓ તેમજ સમુદ્ર કિનારાના રેલ્વે સ્ટેશનની રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવ્યાની વિગતો પણ આ તકે આપી હતી મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર કચ્છના આ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના સૌ નાગરીકોને અપીલ કરી કે આ કુદરતી આપદા સામે સરકાર પુરી સજ્જતાથી બાથ ભીડવા અને ઓછામાંઓછું નુકશાન કોઈ જાનહાનિ ન થાય તે માટે સજ્જ છે તેમાં નાગરીકો પણ સહાકાર આપે

પરિવાર નખત્રાણા તાલુકાના બિબરનો હોવાનું અને હાલે નખત્રાણા ખાતે રહેતા હોવાનું જાણવા મળે છે

જેમને પ્રથમ નખત્રાણા અને પછી ભુજ જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે ગાડીમાં બેઠેલા ત્રણ બાળકો બહાર નકળી ન શકતા ભડથું થઈ ગયા હતા

હવામાન વિભાગના વડા રાકેશકુમાર આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલે વહેલી સવાર સુધી વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે